આજે મળેલી ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં શાળાઓમાં નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે

નેહલ ઠક્કર કચ્છ ડીજીટલ ભારત યોજના કેન્દ્ર સરકારની ડીજીટલ ભારત યોજનાથી દેશમાં આધુનિકીકરણમાં વધારો થઇ રહ્યો છે તેવામાં કચ્છના બે ગામો ડીજીટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે

જેમ મહાનગરોમાં મકાન મિલકતોનો વેરો ઓનલાઈન ભરવો હોય તો સિસ્ટમમાં પ્રોપર્ટી નંબર અપલોડ કરી વેરની રકમ ભરપાઈ કરવામાં આવે છે તેવી રીતે આ બે ગામોમાં પણ સુવિધા ઉભી કરાઈ હતી આવનારા સમયમાં અન્ય ગામોમાં પણ આવા પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે

ભુજને રાજકોટ અમદાવાદ સુરતની વોલ્વો બસ મળ્યા બાદ હવે દીવની બસ મળી છે

આ બસ રાજકોટ જુનાગઢ સોમનાથ સહિતના સ્થળે જતી હોઈ પ્રવાસીઓને સરળતા રહેશે

તો આ પાણીની સમસ્યા નિવારવા માટે રજૂઆત કરી હતી

કથા પ્રારંભે કેન્દ્રીય રાજ્ય ક્રષિમંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા ખાસ હાજરી આપશે કથાની તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી હોવાનું એન્કરવાલા અહિંસાધામના આગેવાનોએ જણાવ્યું હતું

રેલવેએ રાજ્યમાં પહેલીવાર બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે બાંક્રા ભુજ એક્સપ્રેસને અમદાવાદથી ભુજ સુધી બાયોડીઝલનો ઉપયોગ કરી દોડાવી ફતી